આશુતોષ અંતાણી રાજ્ય વરસાદ સમીક્ષા બેઠક રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ શ્રી ડો અનિલ મૂકીમે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી

જીલ્લામાં સાર્વત્રિક સચરાચર વરસાદથી નદીનાળામાં નવા નીર આવવા સાથે મેઘોત્સવનો માહોલ છવાઈ ગયો છે ગઈકાલે પૂર્વથી પશ્ચિમ કચ્છ સુધી હેત વરસાવનારા મેઘરાજાએ કેટલાક સ્થળે રૌદ્ર સ્વરૂપ લેતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે

ઉપસ્થિતોને કોરોના માર્ગદર્શિકાનું યુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે જિલ્લામથક ભુજ ખાતે પણ ગઈકાલે આખો દિવસ મેઘાવી માહોલ છવાયેલો રહ્યો હતો ગઈકાલે રાત્રે દોઢ વાગ્યાથી શરૂ થયેલ વરસાદ અત્યાર સુધી યાલુ રહ્યો છે દરમિયાન રાપર તાલુકાના સરહદી બેલા ગામથી અમારા સમાયારમિત્ર શ્રી દલાભાઈ રૂપાણીએ આકાશવાણીને ફોન પર માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલ રાતના એક વાગ્યાથી શરૂ થયેલ વરસાદ વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો સમગ્ર વાગડ પંથકમાં થયેલ આ વરસાદ વિશેષ તો શિયાળુ પાક માટે ફાયદા કારક રહેશે